આ બેઠકમાં શ્રી મોદીએ દેશમાં વધતા કોરોના કેસને ચિંતાનો વિષય ઘનાવ્યો હતો અને ફરી આવી પડેલી પડકારજનક સ્થિતિ સમયે ટેસ્ટીંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવા જણાવ્યું હતું

લોકડાઉન વિષે વાત કરતા તેમણે કહ્યું કે અત્યારે લોકડાઉનની જરૂર નથી હાલ નાઈટ કર્ફ્યુ જ પુરતો છે તેમને વધુમાં વધુ ટેસ્ટીંગ કરવા પર ભાર મુકવા સાથે ફરી યુધ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે તેમ ઉમેર્યું હતું

તમામ લોકોને રસી લેવા બાદ ઓપન જરૂરી સાવધાની રાખવા સુચન કર્યું હતું તેમને વિશ્વભરમાં રાત્રી કર્ફ્યુનો સ્વીકાર કરાયો છે તેમ જણાવતા નાઈટ કર્ફ્યુને કોરોના કર્ફ્યુના નામે યાદ રાખવા જણાવ્યું હતું

તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના પર ઝડપથી નિયંત્રણ મેળવવા ટેસ્ટીંગ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની સ્ટ્રેટેજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે

જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે કોરોનાની હાલની પરિસ્થિતીના કારણે વિદ્યાર્થીઓએ તરફથી કરાયેલી રજૂઆતના પગલે આ નિર્ણય કરાયો છે

કલ્પના શાહ્ નિધન કચ્છના જાણીતા સાહિત્ય સર્જક અને કવિ મહેશભાઈ સોલંકીનું ગઈકાલે નિધન થતા જીલ્લાના સાહિત્ય જગતમાં ઘેરા શીકની લાગણી ફેલાઈ છે તેઓ બેનામ ના નામે જાણીતા હતા આકાશવાણી ભુજના તેઓ માન્ય કવિ હતા

કુકમા ખાતે સજીવ ખેતી અને ગૌસેવામાં કાર્યરત રામકૃષ્ણ ટ્રસ્ટના તેઓ મુખ્ય ટ્રસ્ટી હતા